પી એલ

જુદા જુદા પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા જુદી જુદી જગ્યાઓએ ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં બાંકુરા અને પુરૂલિયા તથા ઉત્તરપ્રદેશમાં આઝમગઢ જાનપુર અને પ્રયાગરાજમાં ચૂંટણી સભા સંબોધશે ભાજપ પ્રમુખ અમીત શાહ શ્રાવસ્તી દુમારિયાગંજ સંત કબીરનગર અને સુલતાનપુરમાં સભા યોજવાના છે કોંગ્રેસ પ્રમુખ રાફુલ ગાંધી દિલ્ફી ફરિયાણા અને મધ્યપ્રદેશમાં જાહેરસભા યોજશે કોંગ્રેસ મફામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં રોડ શો કરશે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સિધ્ધાર્થનગરમાં સભા યોજશે

ચીનના કસ્ટમ વિભાગના વહિવટી બાબતોના નાયબ મંત્રી લીગુઓ અને ભારતીય વેપાર દૃષિ પશુપાલન અને અન્ન પ્રકિયા બાબતોના અધિકારીઓ તેમાં ફાજર રહેશે ભારત દ્વારા ચીનના બજારમાં ભારતીય ઉત્પાદનોનું બજાર ઉભું કરી વેપાર ખાધ પૂરવા કરાયેલી રજુઆતના પગલે આ બેઠક યોજાઈ છે

આ ચીજાની ચીનમાં નિકાસ કરવાથી ભારત ચીન વેપાર ખાધ ઘટાડી શકાશે

ગઈકાલે છત્તીસગઢમાં પણ કરાયેલી કાર્યવાફીમાં દાંતેવાડા જિલ્લામાં બે નક્સલવાદીઓને ઠાર કરાયા હ્તા

મુંબઈની ખાસ અદાલત સમક્ષ રજુ કરેલા આરોપનામામાં આ બાબત જણાવવામાં આવી છે

ત્રાસવાદી પ્રવૃત્તિ અને ગેરકાનૂની પ્રવૃત્તિ પ્રતિબંધક કાયદા ફેઠળ તેની સામે કાનૂની કાર્યવાફી ચાલે છે તેણે પૂરો અને મુંબઈમાં સંબંધીઓના નામે મિલકત ખરીદી ફોવાનું પણ જણાવ્યું ફતું

માઈકલ કાયલીની ગયા ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી ફતી અને તેણે લશ્કરે તોયબામાં જાડાવા માટે સામાજિક માધ્યમોનો ઉપયોગ કરી લોકોને ઉશ્કેર્યા ફતા

સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ આ મુલાકાતથી ભારત અને વિચેતનામ વચ્ચેની વ્યૂફાત્મક ભાગીદારો વધુ મજબુત થશે શ્રી નાયડૂ વિચેતનામના નેતાઓ સાથે ચર્ચા મંત્રણા કરશે

શ્રી નાયડ્ વૈશ્વિક નેતૃત્વ અને સામાચિક ભાગીદારી માટે બૌધ્ધ વિચારધારાનો અભિગમ આ વિષય પર યોજાનાર સત્રના ઉદઘાટન સમારોફમાં સંબોધન કરશે

બેઠકમાં ભારત સાથેના વેપાર ઉદ્યોગ તથા મૂડીરોકાણ અંગે વિચાર વિમર્શ કરશે

પંજાબ નેશનલ બેન્ક કેસના મુખ્ય આરોપી નીરવ મોદી સામે બે અબજ ડોલરની ગેરકાન્ની હેરફેરનો આરોપ છે

જાકે ન્યાયાધીશે તે બાબત નકારી કાઢી ફતી અગાઉ ભારત વતી રજુઆત કરતાં ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે જણાવ્યું કે નીરવને જામીન ન આપવા જાઈએ અને અગાઉની જામીન અરજી કરતાં આ અરજીમાં કોઈ નવીન બાબત નથી તેમ કહ્યું હતું

ઈરાન દ્વારા જાહેર કરાયેલા અણુ કાર્યક્રમને અટકાવા આ પ્રતિબંધો લાગુ કર્યા છે

અમેરિકાએ જણાવ્યું કે તે પ્રતિબંધોને કડક રીતે લાગુ કરશે અને જે દેશો તેનો અમલ નફીં કરે તેને પણ આ બાબત ભોગવવી પડશે

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયોએ જણાવ્યું કે પાકિસ્તાની ખ્રિસ્તી મહિલા આસીયા બીબીને સલામત કેનેડા પોતાના કુટુંબ સાથે પફોંચાડવાની બાબતને તે આવકારે છે પાકિસ્તાનની અદાલતે તેની ફાંસીની સજા માફ કર્યા બાદ તેને કેનેડા જવાનો માર્ગ ખુલ્લો થયો હતો અનેક ત્રાસવાદી સંગઠનો અને કદરવાદી નેતાઓએ તેને ધમકીઓ આપી ફતી

આસિયા બીબીના એડવોકેટ સૈફ્રલ મલૂકે તે સલામત રીતે કેનેડા પહોંચી હોવાનું જણાવ્યું હતું

પી એલ ક્રિકેટમાં ગઈકાલે ફૈદરાબાદને ફરાવી દિલ્ફીની ટીમ આગળ વધી છે

ફવે દિલ્ફીની ટીમ આવતીકાલે ચેન્નાઈ સામે બીજી ક્વોલીફાયર મેય રમશે તેની વિજેતા ટીમ મુંબઈ સામે ફાઈનલ રમશે મંગળવારે ચેન્નાઈને ફરાવી મુંબઈની ટીમે પોતાનું સ્થાન મજબૂત કર્યું ફતું રવિવારે ફૈદરાબાદમાં ફાઈનલ રમાશે

આવતીકાલે ઓસ્ટ્રેલિયા એ ટીમ સામે મેચ રમાશે

ઉપરાંત ટોચના આઠ ખેલાડી તરીકે પેટ્રા ક્વીટોવા અને સિમોના ફાલેપ પણ પસંદ થઈ છે

ફવે તે પેટ્રા માર્ટીક સામે રમશે